આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકાર ની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ આ બેઠક માં નિર્ધારિત કરવામાં આવ્યું છે

દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે

સુરત જિલ્લામાં આજે ઈન્ટેલીજન્સ ઓફીસર મનોજ સીંગનું કોરોનાને લીધે મૃત્યું થતાં જિલ્લામાં આજે મૃત્યુમાં પ્રથમ કિસ્સો નોંધાયો છે

અમરેલી જીલ્લામાં આજે કોરોનાના નવા ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે

ગુજરાત પોલીસ મેન્યુઅલના આ નવા ડ્રાફ્ટને ઇ બુકના માધ્યમથી પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે જેથી આ ઇ બ્રક પોકેટ કો એપ્લિકેશન અને ગુજરાત પોલીસની વેબસાઇટ પર સર્ચની સુવિધા સાથે ઉપલબ્ધ રહેશે પોલીસ મેન્યુઅલનો મુસદ્દો ત્રણ ભાગમાં ઘડાયો છે જેમાં ભારતીય દંડ સંહિતા અને ફોજદારી કાયદાની જોગવાઇઓ ઉપરાંત પોસકો કાયદો

સુધારા અધિનિયમ જુવેનાઇન જસ્ટિસ એક્ટ ગેરકાયદેસર પ્રવૃતિ નિવારણ અધિનિયમ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ વગેરેનો સમાવેશ થાય છે

હાર્દિક પટેલ દ્વારા તેના જામીનમાં કોર્ટની મંજૂરી વગર રાજ્યની બહાર જવા આવવાની છૂટછાટ આપતી અરજી કોર્ટમાં કરવામાં આવી હતી રાજવ્રોહના એક કેસમાં બિન જામીનપાત્ર વોરંટ છતાં અદાલતમાં હાજર નહીં થવા બદલ ધરપકડ કરાયા બાદ ગયા જાન્યુઆરી મહિનામાં અદાલત દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા જામીન આપતી વખતે અદાલતે એવી શરત મૂકી હતી કે તેઓ અદાલતની મંજૂરી વગર ગુજરાતની બહાર જઈ શકશે નહીં

સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર માં જ્યાં વ્યાપક વરસાદ થવાની આગાહી છે તેમાં અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને દીવનો સમાવેશ થાય છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે સુરત થી માંડી વલસાડ સુધીની પટ્ટી તથા દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સારો વરસાદ પાડવાની શક્યતા છે સાગરખેડુને સલાહ છે કે બંદર ઉપર હવામાનની તાજી જાણકારી લીધા પછી દરિયામાં જાય

બોટાદ પંથકના ગઢડામાં વાવણી થયા બાદ આજે સારો વરસાદ થતાં ખેડૂતો ખુશ થયા છે તો મોરબી પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે ગીર જંગલમાં સારો વરસાદ થતાં ઉના નજીક વહેતી શાહી નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચોટીલા સહિત અનેક સ્થળે વરસાદના હળવા ભારે ઝાપટાં નોંધાયા છે પંચમહાલ જિલ્લામાં હાલોલ ઉપરાંત જાંબુઘોડા અને શહેરા તાલુકામાં ભારે વરસાદને પગલે અનેક રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા કચ્છમાં પણ અનેક જગ્યાએ સારો વરસાદ પડ્યો હોવાના સમાચાર છે ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી વાતાવરણ રહેતા મોટા ભાગના ગામડામાં પાણીની સમસ્યા હળવી બની હોવાની ગણતરી મૂકવામાં આવે છે મહીસાગરમાં કડાણા સંતરામપુરમાં સારો વરસાદ આવ્યો છે

તેમણે ઉમેર્યુ છે કે રાજ્યમાં કોઇપણ વ્યકિતને ફ્લોરાઇડ કે ક્ષાર યુક્ત પાણી પીવું ના પડે તેની તકેદારી રાજ્ય સરકારે રાખી છે

કોરોનાની કટોકટી વચ્ચે પણ ગુજરાતની વિકાસ યાત્રા અવિરત આગળ વધતી રહી હોવાનું જણાવતા શ્રી રૂપાણી એ ઉમેર્યું હતું કે ગુજરાતના ખમીર સામે કોરોના ચોક્કસ હારશે

તેમને સૌને પોતાના ઘર ઓફીસ મઠ મંદિર આશ્રમ આદિ સ્થાનોએ થી ભૂમિ પૂજનના કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે અયોધ્યાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવા માટે પણ તેમણે અનુરોધ કર્યો છે શ્રી પરાંડેએ ઘરે શેરીમાં ગામમાં મઠ મંદિર ગુરુદ્વારા આશ્રમ આદિને શણગારીએ સંધ્યા સમયે દીપ પ્રજવલિત કરવા અને મંદિર નિર્માણ માટે યથાશક્તિ દાનનો સંકલ્પ લેવા પણ લોકોને અનુરોધ કર્યો છે તેમણે લોકોને આ ભવ્ય કાર્યક્રમમાં સહભાગી બનવાની સાથે કોરોના થી બચાવના બધાજ ઉપાયો સુનિશ્ચિત કરવા જણાવ્યું છે

રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા પોતાની ગૌશાળા ની ગાય નું છાણ વાપરી રાખડી બનાવવાનું કામ છેલ્લા ત્રણ વર્ષ થી શરૂ થયું છે જેને ખાસ્સી લોકપ્રિયતા મળી છે આ ટ્રસ્ટ ના પ્રમુખ મનોજ સોલંકી જણાવે છે કે ધર્મ અને પર્યાવરણ ની દ્રષ્ટિ એ ખાસ્સું મહત્વ ધરાવતી રાખડી પ્રત્યે લોકો માં આકર્ષણ જાગતું જાય છે એ સારી નિશાની છે